કિશન રેડૃીએ ઉત્તરપ્રદેશના હાથરસ ખાતેની દુઃખદ ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી છે જીલ્લા પોલીસ સુપ્રીટેન્ડેન્ટ સહિત પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા

કોવિડનાં લીઘે ઉભી થયેલી પરિસ્થિતીનાં લીધે ધણા કાર્યક્રમો વિડિયો માધ્યમથી યોજાયા છે દિલ્હીમાં રાજઘાટ ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની સમાધી સ્થળે ગઇકાલે સવારે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ ગઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજધાટ ખાતેની ગાંધીજીની સમાધિ પર પૂષ્પો યઢાવી તેમને અંજલી આપી હતી માહાત્મા ગાંધીજીનાં જન્મદિવસની આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદ્વર શાસ્ત્રીજીની જયંતી નિમિત્તે પણ તેમને ભાવભીની અંજલી આપતા કાર્યક્રમો યોજાયા રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજય ધાટ ખાતેની શાસ્ત્રીજીની સમાધિ પર પુષ્પો યઢાવી તેમને અંજલી આપી હતી

તેમણે વિલો એટલે કે નેતર કે ઉનના આધારીત ફસ્તકલાની તાલીમનું આયોજન કર્યુ છે